પ્રધાનમંત્રીના નવા ભારતની સંકલ્પનાને સાકાર કરવામાં ગુજરાત કોઇ જ કચાશ રાખશે નહિ તેવો મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

ગુજરાત જીએસડીપી વૃધ્ધિ દર નાણાકીય વ્યવસ્થાપન રોજગાર નિર્માણ ભાવ અંકુશ અને અન્ય મહત્વના પરિમાણોમાં અગ્રણી રાજ્ય છે

મી થી વધુની રાજ્યવ્યાપી ગેસ ગ્રીડ ધરાવતું દેશનું પ્રથમ અને એકમાત્ર રાજ્ય છે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં અનેક વહીવટી પ્રક્રિયામાં સરળીકરણ અને ઓનલાઇન મોડમાં સેવાઓ પૂરી પાડવાની સફળતા સરકારે મેળવી છે અને ગરીબ કલ્યાણ મેળા જેવા જાહેર કાર્યક્રમો તેમજ સીધા જ લાભાર્થીના બેંક ખાતાઓમાં ધિરાણલાભ આપીને પારદર્શિતાના ઉદાહરણ પૂરા પાડ્યા છે

પાક ધિરાણ ઉપર ખેડૂતોને મળતી વ્યાજ માફીની રકમ ખેડૂતોને સત્વરે ચૂકવી આપવાનો આદેશ સહકારી તથા રાષ્ટ્રીયક્રત બેન્કોને કરવાની માંગણી પણ શ્રી રૂપાણીએ આ બેઠકમાં કરી હતી કેન્દ્રના કૃષિરાજ્યમંત્રી પરસોતમ રૂપાલા તથા રાજ્યના કૃષિમંત્રી આર

આ વિસ્તારો ઉપરાંત વલસાડ નવસારી બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં તથા કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ આવતીકાલ સવારથી બૂધવાર સવાર સુધીમાં છૂટો છવાયો હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે તે દરમ્યાન એકાદ બે સ્થળે ભારે વરસાદ પણ પડી શકે છે વાયુના કારણે બુધવાર સુધી દરિયો તોફાની જ રહેવાની શક્યતા છે

વલસાડ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગતરાત્રી દરમ્યાન વલસાડ પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી

મી

મી

મી

સાબરકાંઠાના પ્રતિનિધિ જણાવે છે કે પ્રાંતિજ પંથકમાં હવામાનમાં પલટો આવતા વરસાદી માહોલમાં ઠંડક પ્રસરી છે

પાટણના પ્રતિનિધિ જણાવે છે કે વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવું ઝાપટું થતાં લોકોમાં આનંદ છવાયો હતો અને ઠંડા પવનથી ખુશનુમા વાતાવરણ છવાયું હતું

આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની સહકારી પ્રવૃત્તિઓમાં અને ખાસ કરીને ખાંડ સુગર મિલોમાં આધુનિક ટેકનોલોજીનો અહીં પ્રથમવાર ઉપયોગ કરીને શેરડીના પિલાણમાંથી સીધે સીધા ઇથેનોલનાં ઉત્પાદનનો પ્રારંભ થયો છે શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ ઇથેનોલ પ્લાન્ટમાં દરરોજ અંદાજે ચાલીસ હજાર લીટર જેટલું ઇથેનોલનું ઉત્પાદન થશે તથા દેશની ઓઇલ કંપનીઓ પિસ્તાલીસથી અક્ટાવન રૂપિયા પ્રતિ લીટરના ભાવે અહીંથી ઇથેનોલ ખરીદી શકશે આ પ્રસંગે શ્રી પટેલે ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે નાવરા વરાછા વડીયા રોડની મંજૂરીની જાહેરાત કરી હતી તથા ત્રણ કરોડ ત્રીસ લાખ રૂપિયાનાં ખર્ચે નિકોલી સીસોદરા રોડનાં કામને મંજુરી અપાવામાં આવી હતી

તેમણે તબીબી આલમને કહ્યું છે કે તેમની લાગણી બંગાળ સરકાર સુધી પહોંચાડવાનું કામ રાજ્ય સરકાર કરશે પરંતુ બીમાર દર્દીઓના વ્યાપક હિતમાં તેઓ હડતાળનો નિર્ણય પાછો ખેંચે શ્રી પટેલે ઉમેર્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ડોકટરો ઉપર થયેલો હુમલો ખરેખર દુઃખદ હતો પરંતુ તેની સહાનુભૂતિમાં હડતાળ પડાય તો ગુજરાતના દર્દી પરેશાન થાય તેવી ભાવના તેમણે રજૂ કરી હતી

આજે મેન્ચેસ્ટરમાં ભારતીય સમય મુજબ બપોરે ત્રણ વાગ્યાથી રમાનારી મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે